પાટીલે ગઇકાલે ગુજરાત ભાજપાના તેરમા પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાબ્યો

ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી

પાટીલે ગઇકાલે ગુજરાત ભાજપાના તેરમા પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો છે

પાટીલને અભિનંદન પાઠવતાં શ્રી પાટીલના બહોળા રાજનૈતિક અનુભવથી ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબૂત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો શ્રી રૂપાણીએ તેમના નેતૃત્વમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપાને ભવ્ય સફળતા પ્રાપ્ત થશે તેવી આશા વ્યક્ત કરી હતી શ્રી સી આર પાટીલે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમને મહત્વની જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે પી નફાજી કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સહિત સમગ્ર કેન્દ્રીય નેતૃત્વ તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયા સહિત પ્રદેશના નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો અને સંપૂર્ણ સમર્પણ અને પ્રમાણિકતાથી ગુજરાતના ભાજપના સંગઠનને દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન બનાવવા માટે સતત પ્રયત્નીશીલ રહેશે તેમ જણાવ્યું હતું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટે લ શ્રી પાટીલને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે શ્રી પાટીલ સાંસદ તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ ની મહત્વની જવાબદારી સોંપી છે તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબૂત થશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આ પ્રસંગે પૂર્વ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પ્રદેશ અધ્યક્ષકાળ દરમિયાન સાથ સહકાર અને માર્ગદર્શન આપવા બદલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય અધ્યક્ષ કેન્દ્રિય ગૃહ મંત્રી સહિત સમગ્ર કેન્દ્રીય નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી પ્રદેશ સંગઠન મહામંત્રી સહિત તમામ પ્રદેશ હોદ્દેદારશ્રીઓ ભાજપા અગ્રણીશ્રીઓ તેમજ ગુજરાત ભાજપાના પ્રત્યેક કાર્યકર્તાનો આભાર કર્યો હતો

દરમિયાન કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વધુમાં વધુ પરીક્ષણ હાથ ધરવાની રણનીતિના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી મુસાફરોનું રેપીડ એન્ટીજન ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ ટી

આ અંગે વધુ માહિતી આપતા ફરજ પરના અધિકારી ડો શરદ ગોહિલે જણાવ્યું હતું કે આ હેલ્થ ચેક પોસ્ટ ઉપર ગઈકાલે એસ ટી

તેમને કહ્યું કે કોરોના પરીક્ષણમાં મહાનગરપાલિકાની સાત ટીમ જોડાઈ છે દેશમાં કોરોનાથી સાજા થવાના દરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જ્યારે મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે સક્રિય કેસો તથા સાજા થયેલા કોસો વચ્ચેનો તફાવત ધીમે ધીમે વધી રહ્યો છે

માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઇકાલે સરકાર વતી આ ખાતરી આપી છે તેમણે જણાવ્યું હતું કે આ બંને પરીક્ષાઓની તારીખો એક સરખી ના આવે તે જોવાની અનેક વિદ્યાર્થીઓએ વિનંતી કરી છે અન તેના પર હાલ વિચારણા ચાલી રહી છે

એનડીએની પરીક્ષા આગામી છઠ્ઠી ડિસેમ્બરે લેવાવાની છે જ્યારે કોરોનાના કારણે જેઈઈ મેઇન પરીક્ષા પણ પાછળ ઠેલાઈ રહી છે

યુનીવર્સીટી દ્વારા ગઈકાલે સાયન્સ કોમર્સ આર્ટસલોએજ્યુકેશન વિદ્યા શાખાની યુજી પીજીની વિવિધ પરીક્ષાઓની સંભવિત તારીખોની જાહેરાત કરવામાં આવી છે

આ પરીક્ષાનો સમયગાળોા બે કલાકનો રહેશે વિદ્યાર્થીઓને જીલ્લા સ્તરે પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું રહેશે રાજ્યના વન મંત્રી ગણપત વસાવાએ ગાંધીનગરના પુનિત વન ખાતેથી વન વિભાગ દ્વારા અટ્ટી કરોડ રૂપિયાના ખર્ચે વસાવેલ દ્રી ટ્રાન્સ્પ્લાન્ટર યંત્રનું ગઇકાલે લોકાર્પણ કર્યું

તેમણે કહ્યું વિકાસ સાથે પર્યાવરણીય સંતુલનની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે જે માટે આવા દ્રી ટ્રાન્સ્પ્લાન્ટરયંત્રનો વધુમાં વધુ ઉપયોગી કરી શક્ય તેટલા વૃક્ષોનું પુનઃસ્થાપિત કરવામાં આવશે આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફફોરેસ્ટ ફોર્સ ડી

શર્મા અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકઅને સામાજિક વનીકરણ પ્રભાગના વડા શ્રી રામ કુમાર હાજર રહ્યા હતા હાલમાં કોરોના વાઈરસની વેશ્વીક મહામારી ચાલુ હોય અને દર્શનાર્થીઓ ની ભીડ અને અવ્યવસ્થા ના સર્જાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરમાં ઓનલાઈન દર્શન બુકિંગ અને પાસ સીસ્ટમ ફરજીયાત લાગુ કરી દર્શન વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સ્થાનિક જીલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર સાથે સંકલન મીટીંગ કરી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આ અંગે વધુ માહિતી આપી